સી સી ગુજરાત ડાઈરેક્ટોરેટ દ્વારા આજથી અમદાવાદમાં એક ભારત શ્રેષ્ઠ ભારત કેમ્પનો પ્રારંભ થયો છે

શીતલ વૈશ્નવ સૂર્ય મંદિર કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળ આવેલાં ઐતિહાસિક સ્મારક આજથી પ્રવાસીઓ માટે ખૂલ્લામાં આવ્યાં છે તે અનુસાર મહેસાણા જિલ્લાના મોઢેરા સ્થિત સૂર્યમંદિર પણ આજથી પ્રવાસીઓ માટે ખૂલ્લુ મૂકવામાં આવ્યું છે પ્રવાસીઓએ ટિકીટનું ઇ બુકિંગ કરાવવું પડશે તેમજ માસ્ક સોશ્યલ ડિસ્ટન્સિંગ સેનેટાઇઝર સહિતની શરતોના પાલન સાથે પ્રવાસીઓને પ્રવેશ આપવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે

શીતલ વૈશ્નવ ક ચ્છ વરસાદ કચ્છ પર સર્જાયેલા હવાના હળવા દબાણનો પદ્રો હવે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ પર ફેલાઈ ગદ્યો છે જેના લીધે પૂર્વ કચ્છમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે

જયારે પશ્ચિમ કચ્છના નખત્રાણા લખપત અને અબડાસા વિસ્તાર કોરો રહ્યો હતો તો કચ્છના અમુક ગામોને જોડતા માર્ગો તુટતા અમુક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા

ડી આર એફ ની એક ટુકડી ભુજ ખાતે પહોંચી ગઈ છે અને જ્યાં વરસાદ આફત બને ત્યાં તેને તાબડતોબ મોકલી અપાશે

આર

લોકોનું સ્થળાંતર કરવું પડે તેવી નોબત આવે તો આશ્રય સ્થળ બને તેવી જગ્યાઓ નું આયોજન તૈયાર રાખવા પણ કહેવાયું છે દરમિયાન ફવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ ભારેથી તિભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે